કુલ સંક્રમિતોના અઢી ટકા જ છે

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે ચુંટણી પુરી થાય ત્યાં સુધીના સમયગાળા સુધી ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટને સરકાર દ્વારા ખાસ અધિકારો આપવામાં આવ્યા છે

જિલ્લા યૂંટણી અધિકારી અને કલેક્ટર એન કે ડામોરે વિવિધ પક્ષોના આગેવાનો અને સંભવિત ઉમેદવારોને નિષ્પક્ષ અને ન્યાયી યૂંટણીનું વાતાવરણ જાળવવા અનુરોધ કર્યો હતો

ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક નાયબ વનસંરક્ષક ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અન્ય સ્થાનિક વરિષ્ઠ અધિકારીઓ વગેરેએ આ બેઠકમાં ભાગ લીધો હતો

વ્યાસની નિમણુંક કરવામાં આવી

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ અભિનંદન આપી યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા શુભેચ્છાઓ પાઠવી હતી ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવા દીર્ઘદૃષ્ટિપૂર્વક ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી રાજ્યસ્તરની આ યુનિવર્સિટીએ દેશવિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં આ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે ત્યારબાદ સૌ પ્રથમ કુલપતિ તરીકે ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ

વ્યાસની નિમણૂક કરવામાં આવી છે દેશ વિદેશમાં ઓફ કેમ્પસ સેન્ટર તથા ઓફ શોર કેમ્પસની સ્થાપના થકી ફોરેન્સિક સાયન્સના શિક્ષણ રિસર્ચ દ્રેનીંગ અને કન્સલ્ટન્સીનો વ્યાપ દેશ અને દુનિયામાં ફેલાવવા આ યુનિવર્સિટીની ભૂમિકા પાયારૂપ બનશે

તેમણે જણાવ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માએ તેમનું જીવન દેશની સ્વતંત્રતા માટે સમર્પિત કર્યું હતું અને ઘણા દેશવાસીઓને પ્રેરણા આપી હતી દેશ પ્રત્યેના તેમના દર્ષ્ટિકોણને સાકાર કરવા સૌએ હંમેશા પ્રયત્નશીલ રહેવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો

તેમણે લંડન ખાતે ઇન્ડિયા હાઉસ ક્રાંતિકારી કેન્દ્રની સ્થાપના કરી હતી

એક વર્ષમાં એક લાખ યોગ ટ્રેનરના સંકલ્પના માધ્યમથી રાજ્યના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક શેરી મહોલ્લા ફળીયા સોસાયટીમાં ઘર ઘર સુધી યોગને પહોંચાડવાની અભ્યર્થના વ્યક્ત કરી ભોગમય જીવનની જીવન શૈલી બદલી યોગમય બનાવવા તરફ યોગસંવાદ સાધી જનજનને સંદેશ પાઠવ્યો હતો આ કાર્યક્રમમાં મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બનેલી સંતરામપુર નરસિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુમારી કાજલ રાવતે અદભૂત યોગ નિદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

ખર્ચાળ લઝ્ન પ્રસંગોથી સામાન્ય પરિવારના લોકોને પરવડે તેવા નજીવા ખર્ચમાં વેદોક્ત પુરાણોક્ત લઝ્નવિધિ સંપન્ન થાય તેવું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું છે